આવતીકાલની ચૂંટણી મુકત અને ન્યાયી રીતે યોજાય તે હેતુથી સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્ય વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણી આવતીકાલે યોજાશે થરાદરાધનપુર ખેરાલુ બાયડ અમરાઇવાડી અને લુણાવાડા એમ છ બેઠકો પર થનારી પેટા ચૂંટણી માટે રાજયના ચૂંટણી પંચ દવારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે

અમને મળેલા સમાચાર મુજબ આજે બપોર બાદ ભુજ આવી પહોચેલા શ્રી રૂપાલા ભુજથી લખપત માટે રવાના થઇ ગયા હતા

આજે સતત બીજા દિવસે ખરાબ પ્રકાશને લીધે મેચ વહેલી આટોપી લેવી પડી હતી

જેમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ આર્મી રેલી દરમ્યાન એપેન્ડીક્ષ બી માં રૂ